આ પહેલા આ શ્રમિક પરિવારોના આરોગ્યની યકાસણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં રહેલા પરપ્રાંતિય શ્રમિકોને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સુધી આવવા માટે એસ ટી ની બસો મૂકવામાં આવી હતી તમામ શ્રમિકોને માસ્ક આપીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાવહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી તંત્ર દ્વારા તેમને માટે ફડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી

સ્ક્રિનિંગ કરી અને મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા અને ત્યાથી જ તેઓને ટિકિટ પણઆપવામાં આવી હતી

જામનગરથી ગઈકાલે બારસો જેટલા પરપ્રાંતિઓને લઈને વધુ એક ટ્રેન ઉત્તર પ્રદેશના બરેલી જવા રવાના કરાઈ હતી

આ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સર્ય રિપોર્ટ મોર્ગેજ ડિડ અને રિલીઝ ડિડની સેવાઓ શરૂ કરાશે નોંધણી સહ નિરીક્ષકે જણાવ્યું છે કે આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં માત્ર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઈન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે જે તે જિલ્લામાં નોંધણી નિરીક્ષકોએ સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કરીને મંજૂરી મેળવી લેવાની રહેશે

એવી જ રીતે રાજ્યના નાના વેપારીઓ દુકાનદારો તથા નાના ઉદ્યોગોને એપ્રિલના વીજ બિલ સાથે ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે

જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તે વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને રાજસ્થાન ગુજરાત સરહદ પણ બંધ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં આવેલ છ તાલુકા લુણાવાડા બાલાસિનોર સંતરામપુર વીરપુર ખાનપુર તેમજ કડાણા તાલુકામાં કોરનાનું સક્રમણ જોવા મળી રહ્યું છે

મોબાઇલ વાન શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને નાણા ઉપાડવા માટે અન્ય સ્થળે નહીં જવું પડે ખાસ કરીને જે ગામડાઓમાં એટીએમની સુવિધા નથી તે ગામડામાં આ મોબાઈલ વાન ફરશે અને સમગ્ર અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવાશે આ સાથે જ બેંક દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલિસ વડા કચેરીને થર્મલ સ્ક્રિનિંગ મશિન પણ આપવામાં આવ્યું હતું

જેને લીધે અનાજની ગુણવત્તા વજન અને કાર્ડમાં યોગ્ય નોંધણી પર કાર્ડ ધારકોને ભરોસો રહે છે

બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ પ્રવીણભાઈ રાઠવાએ ઉપરથી લીલા અને અંદરથી પીળા અને બીજી જાત ઉપરથી લીલા અને અંદરથી લાલ તરબૂચની ખેતી કરી ચાર લાખનો નફો મેળવ્યો છે આ વિશે છોટાઉદેપુર જિલ્લા બાગાયત અધિકારી કૃણાલ પટેલે આ મુજબ જણાવ્યું હતું

આ મહિલાઓ ને રાશન સમય ઉપર મળી શકે આ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ પણ આંગણવાડી કર્મચારિઓને પૈકિંગ કાર્યમાં સહાય કરી રહી છે દમણ દીવ પ્રશાસન દ્રારા દર મહિને આ રાશન આંગણવાડીમાં આપવામાં આવે છે આ રાશનમાં ત્રણ કિલો ઘઉં બે કિલો ચોખા દેશી ચણા તુવેર દાળ અને ઇમ્યુનિટી વધારવામાં આટે સુખડી પણ આપવામાં આવી રહી છે આ સાથે છ વર્ષ સુધીના બાળકો ને પણ એક કિલો જેટલી સુખડી આપવામાં આવી રહી છે ટેક હોમ રાશન સ્કીમમાં નોધાયલા લોકોને આ યોજનાનો લાભ સમય ઉપર મળી શકે આ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ પણ આંગણવાડી આવી સહકાર આપી રહી છે

મોરબી જીલ્લામાં રહેતા સિરામિક સિવાયના ઉધોગના અને છૂટક મજુરી કરતા શ્રમિકોને વતન જવા માટે સિરામિક એસોસીએશન સાથે ચર્ચા કરવામાં આવતા અન્ય શ્રમિકોના રજીસ્ટ્રેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે રજીસ્ટ્રેશન માટે મોરબી સિરામિક એસોસીએશનની ઓફીસ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્ચિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી નવસારીથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ક્રડ પેકેટ પાણીની બોટલ તેમજ બાળકો માટે ચોકલેટ બિસ્કીટ આપવામાં આવ્યા હતા જિલ્લાના વરીષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા કતારબંધ ઉભા રહીને શ્રમિકોને વિદાય આપી હતી